આ પ્રસંગે તેઓ એક સ્મારક સીકકાનું અને ટપાલે ટીકીટનું વિમોચનકર્યું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જલીયાવાલા બાગના શહીદોને શ્રધ્ધાંજલી અર્પી છે એક ટવીટ સંદેશમાં શ્રી કોવિંદે કહયું છે કે સંસ્કૃતિ પર કલંક સમાન આ એક ભયાનક હત્યાકાંડ હતો

આ શહીદોનું બલીદાન કયારેક ભુલી નહી શકાય તેમની સ્મૃતિ આપજ઼ને કાયમ એવા ભારતનું સર્જન કરવા વધુને વધુ મહેનત કરવાની કાયમી પ્રેરણા આપતી રહેશે જે માટે તેમને પજ્ઞ ગૌરવ થાય

આરતી ભદ્દ લોકસભા ચૂંટણી લોકસભાની ચોથા તબકકાની ચુંટણીઓ માટે ઉમેદવારી પાછી ખેંચી લેવાની મુદત ગઈ સાંજે પુરી થઈ નવ રાજયોની એકોત્તેર બેઠકો માટે આ મહિનાની ઓગણતીસમી તારીખે ચોથા તબકકાનું મતદાન થશે

જેમાં ભારતીય જનતા પક્ષના દીયા કુમારી સીપીઆઈના ઉમેદવાર રાધાદેવી અને બહુજન સમાજ પાર્ટીના મુકુલ ચૌધરીનો સમાવેશ થાય છે

આરતી ભટ્ટ યુંટણીપંચ રોકડ જપ્ત લોકસભાની ચુંટણીઓ માટે આદર્શ આંચારસંહિતા અમલમાં આવી ત્યારથી ગઈકાલ સુધીમાં ચુંટણી પંચે દેશભરમાંથી કુલ બે હજાર ચારસો ચોસઠ કરોડ રૂપિયાની બેનામી રોકડ ગેરકાયદે દારૂ કેફી પદાર્થો સોનુ અને ભેટ સોગાદની ચીજવસ્તુઓ જપ્ત કરી છે

આરતી ભદ્દ નખત્રાણા ખાતે રાજ્ય પોલિસ અનામતદળ અને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજાઈ ફતી નખત્રાણાના નાયબ પોલીસ નિયામક એસ પી યાદવ નાં માર્ગદર્શન ફેઠળ યોજાયેલ ફલેગ માર્ચમાં એસ આર